એક ટવીટ સંદેશમાં શ્રી મોદીએ કહયું કે તેઓ દશવાસીઓ સમક્ષ આજે સવારે નવ વાગ્યે વિડી યો સંદશ દવારા પોતાના વિચાર વ્યકત કરશે આશુતોષ અંતાણી પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દશમાં કોરોના વાયરસ મહામારી બચવા અને તેનો ફલાવો રોકવાના ઉપાયો અંગે તમામ રાજયનો મુખ્યમંત્રીઓ સાથે ગઈકાલે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હ તી પ્રધાનમંત્રો સાથે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ કેન્દીય ગુહમંત્રો અમિત શાહ સહિત ઉચ્ચ અધિકારી ઓ ઉપસ્થિત રહયા હતા નોવેલ કોરોના વાયરસના પ્રસાર બાદ પ્રધાનમંત્રીએ બોજી વખત રાજયોના મખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ મોદીએ કોરોના વાયરસની પ્રવર્તમાન રિથતિ અંગે અને તે સામેની સજજતા ઓ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દવારા માહિતી મેળવી હતી અને માર્ગદર્શન આવ્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ ગહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા ગાધીનગરમાં મુખ્યમંત્રો નિવાસ સ્થાનેથી આ કોન્ફરન્સમાં જોડાયા હતા

જેથી તથ્યોની તપાસ થઈ શકે અને ખોટા સમાચારોને તાત્કા લક રોકી શકાય રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું છ કે પોતપોતાના સ્તરે આવી વ્યવસ્ થા કરે આશુતોષ અંતાણી મુખ્યમંત્રી મુખ્યમંત્રો વિજય રૂપાણીએ લોકડાઉનના સમયગાળા દરમ્યાન ગ્રામિણ ક્ષેત્રના નાના દૂધ ઉત્પા દકો પશુપાલકો તેમજ ખાનગી ઉધોગ ધંધામાં કાર્યરત કર્મચારોઓને આર્થિક આધાર આપતા મહત્વ પર્ણ નિણયો કર્યા છે મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિનોકુમારે આ અંગે કહયું કે પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતિમાં ગ્રા મણ વિસ્તારોના નાના દધ ઉત્પાદકો પશુપાલકો જેઓ કોઈ દૂધ મડળીના સભાસદો નથી તેઓ દૂધનું વિ તરણ સ્થાનિક રીતે કરી શકતા નથી અને દધ બગડી જવાથી તેમને આથિક નકશાન વેઠવાનો વારો આવે છે આવા નાના દુધ ઉત્પાદકો પશુપાલકોને આર્થિક નુકશાનથી રાહત આપવા હાલની સ્થિતિમાં તેઓ પોતાનું દુધ સહકારી મંડળીમાં ભરાવી શકશ આ ઉપરાંત વેપાર ઉધોગ વ્યવસાય રોજગારને અસર પહોંચી છે તેવા સંજોગોમાં મુખ્યમંત્રીશ્ર ીએ આવા ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કામદારો કર્મચારીઓ તેમના ઉધોગ એકમો ફકટરીમાં દકાનધ ારકો કે રજિસ્ટર્ડ કોન્ટ્રાકટરો લોકડાઉન દરમિયાન ટર્મિનેટ નહોં કરી શકે તથા આવા ક્ષેત્રના કર્મચારીઅ ોનો લોક ડાઉનના સમય દરમિયાનનો પગાર પણ કાપવામાં ન આવે તેવા દિશાર્નિદેશો તેમણે આપ્યા હ તા

ડી જી કચેરીઓ જ કાર્યરત હતી પણ નવો મહિનો શરૂ થઈ ચુકયો છે ત્યારે જિલ્લાના ભોગ ોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીન અંતરિયાળ વિસ્તારોમાં પણ આવશ્યક પોસ્ટલ સેવાઓ મળે ત હેતુથી ભુજનો અધિક્ષક ડાકઘરની કચેરી દવારા રાપર ભચાઉ મન્દા નલિયા અને નખત્રાણાની પોસ્ટ કચેરી ઓ આજથી ચાલુ કરવાનો આદેશ કરાયો છે ઉપરાંત પોસ્ટ વિભાગનો પેન્શન ધારકોને લોકડાઉનના આ વિકટ સમયમાં ઘર બેઠે પન્શન મ ળી રહે તેમજ વિધવા સહાયના નાણાં કચ્છ જિલ્લાના લાભાર્થીઓને પોસ્ટ વિભાગ મારફત મળી રહે તે વી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે આશુતોષ અંતાણી કચ્છ કોરોના કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર પ્રમકુમાર કન્નરે જણાવ્યું છ કે કચ્છમાં કોરોના વાયરસ નો એક કેસ પોઝીટિવ નોંધાયા બાદ જિલ્લામાં બીજો કેસ નોંધાયો નથી તેમણે લોકડાઉનનો ચસ્ત અમ લ કરવા લોકોને અનુરોધ કર્યો છે